પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રમત ગમત નિમિત્તે આજે દેશવ્યાપી ફીટ ઈાન્જિયા અભિયાનનો પ્રારંભ કરાવ્યો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે રાષ્ટ્રીય ખેલકુદ પુરસ્કાર એનાયત કરશે

બિહારમાં આવેલા પુરને કારણે રાજયમાં થયેલા નુકસાનનો સર્વે કરવા રાજયના ત્રણ દિવસના પ્રવાસે સાત સભ્યોની ટીમ પટણા પહોંચી છે

તેમણે ભુષ્ટાચારમુકત શાસન અને નિર્ણાયક નેતાગીરી પર ભાર મુકયો છે

આસામ માટે નેશનલ રજીસ્ટર ઓફ સીટીજન્સ એનઆરસી આ શનિવારે પ્રસિધ્ધ થશે

ઝુંબેશનો ઉદ્દેશ લોકો તેમના રોજીંદા જીવનમાં શારીરીક પ્રવૃત્તિ અને રમતોને વણી લે તે હેતુથી તેમને પ્રોત્સાહન આપવાનો છે નવી દિલ્હીમાં સમારોહને સંબોધન ર કરતાં શ્રી મોદીએ કહ્યું કે આજે ભારતના યુવા ખેલાડીઓ સતત વિશ્વકક્ષાએ ત્રિરંગાને નવું ગૌરવ અપાવે છે તેમને અભિનંદન આપવાનો દિવસ છે તે બેડમિન્ટ હોય ટેનિસ એથલેટીક્સ બોકસીંગ રેસલીંગ કે બીજી કોઇ રમતનો ભારતીય ખેલાડી દેશની આશાઓ અને અપેક્ષાઓને પૂરી કરવા મદદ કરે છે શ્રી મોદી એ કહ્યું કે રમતનો સીધો સંબંધ ફીટનેસ સાથે છે અને ફીટનેસ એક શબ્દ નથી પરંતુ સ્વસ્થ અને સમૃધ્ધ જીવનની એક જરૂરી શરત છે તેમણે કહ્યું કે ફીટનેસ એ ભારતના જીવનનો એક અભિન્ન ભાગ છે પરંતુ સમયની સાથે લોકો ફીટનેસ પ્રત્યે ઉદાસ થઇ ગયા તેમણે કહ્યું કે ટેકનોલોજીના આગમનની સાથે શારીરીક પ્રવૃત્તિ ઓછી થઇ

જીવન શૈલીમાં નાના ફેરફારો આ રોગોને રોકી શકે છે તેમણે કહ્યું કે ફીટ ઇન્કિયા અભિયાન આ પરીવર્તનો અંગે દેશને પ્રેરણા આપવા માટે છે તેમણે લોકોને ફિટ ઇન્ડિયા ઝુંબેશની આગેવાની કરવાના આગ્રફ સાથે કહ્યું કે પહેલએ સમયની જરૂરીયાત છે અને દેશને સ્વસ્થ ભવિષ્ય તરફ લઇ જશે તેમણે સફળતા અને ફીટનેસનો સંબંધ એકબીજા સાથે જાડાયેલો છે અને લોકોને વધુમાં વધુ સફળતા મળે છે તેમ જણાવ્યું

અર્જુન એવોર્ડ મેળવનારાઓમાં ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજા કુટબોલર ગુરપ્રીતસીંગ સંધુ હોકી ખેલાડી ચિંગ લેન્સના કાન્ગુજામ સ્પીનર મોહમંદ અનસ તથા હેપ્તાલીટ સ્વપ્ના બર્મન અને શુટર અંજુમ મુદગીલનો સમાવેશ થાય છે

ગોલ્ડ ચેનલ અને વધારાની ફ્રીકવન્સી પરથી પણ સાંભળી શકાશે

તેમણે કહ્યું કે પાકિસ્તાન જયાં સુધી આતંક દ્વારા ભારતને અસ્થિર કરવાનું ચાલુ રાખશે ત્યાં સુધી તેની સાથે કોઇ વાતચીત કરાશે નહીં ભારત પાકિસ્તાન સાથે પડોશી સંબંધ રાખવા ઇચ્છે છે પણ તે પહેલાં પાકિસ્તાને આતંકવાદીઓને ભારત મોકલવાનું બંધ કરવું જાઇએ

કેન્દ્રીય ગૃહમંત્રી પર્યાવરણને અનુકળ એવી બેટરી આધારીત શહેરી પરિવહન સંસ્થા એમ ટી

ની ઇ બસોના જથ્થાને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવી હતી આજે અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજે સવારે યોજાયેલા ખાસ સમારંભમાં શ્રી શાહે દેશના પ્રથમ ઓટોમેટેડ બેટરી ચાર્જીંગ એન્ડ સ્વર્વપીંગ સ્ટેશનનો પણ પ્રારંભ કરાવ્યો હતો ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આબોહવામાં પરિવર્તનના પડકારને પહોંચી વળવામાં ભારતના યોગદાનમાં આ બંને પહેલો મદદરૂપ બનશે ઇ બસો હવાના પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થશે

સી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે ઇલેક્ટ્રીક વાફનોના ઉપયોગમાં ગુજરાત દેશમાં મોખરે રહેશે

ટીમે સૌથી વધુ અસર પામેલા સીતામઢી દરભંગા અને મધુબનીની આજે મુલાકાત લેશે

તેઓએ ભ્રષ્ટાચાર મુકત શાસન અને નિર્ણયાત્મક નેતાગીરી પર ભાર મુકથો હતો જાવડેકરે કહયું કે લક્ષીત સિાધ્ય હાંસલ કરવા માટે ભારતના કૃષિ ઉદ્યોગ અને સેવાના ક્ષેત્રોને મજબુત બનાવવાની જરૂરીયાત છે મંત્રીશ્રી આજે નવી દિલ્હીમાં ટકાઉ વિકાસ અને પાંચ દ્રીલીયન ડોલરનના અર્થતંત્ર અંગે યોજાયેલા એક સમારંભને સંબોધી રહયાં હતા તેમણે એ પણ કહ્યું કે સરકાર એક સો લાખ કરોડ રૂપિયાના લક્ષ્યાંક સાથેના અર્થતંત્રના વિકાસ માટે આંતર માળખાકીય વિકાસ પર તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે વિજ્ઞાનમાં શોધખોળો કરવા બાબતે ભાર મુકી તેમણે જણાવ્યું કે ભારત નવીનીકરણના યોગદાન કરતાં છે પણ નવીનીકરણનું માલીક નથી આથી અર્થતંત્રના પાયાને મજબુત બનાવવા નવીનીકરણના માલિક બનવાની આવશ્યકતા છે અગાઉની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કરતાં તેમણે કહ્યું કે નીતીઓથી અપંગ બનેલી છેલ્લી સરકારે ટકાઉ વિકાસ થવા દીધો નથી પરંતુ તે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નિર્ણાયક નેતાગીરી હેઠળ બદલાયું છે શ્રી જાવડેકરે સરકારે અર્થતંત્રને વધુ ગતીશીલ બનાવવા અંગેના પગલાઓની વિગતવાર માહિતી આપી હતી

રાજ્ય સરકારે જણાવ્યું છે કે જેમના નામ એન આર સી માં નથી તેઓને વિના મૂલ્યે કાનૂની સેવાઓ પૂરી પાડશે આ ઉપરાંત શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ જરૂરિયાતમંદોને જેઓના નામ એન આર સી માં રહી ગયા છે તેઓને મદદરૂપ બનશે જિલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા બધી જ કાનૂની સેવા પૂરી પાડવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે પ્ વિના મૂલ્યે કાનૂની સેવામાં પ્રોસેસીંગ ફી ટ્રાફટીંગ ટાઇપીંગ કલાર્ક અને રાજ્ય કાનૂની સત્તામંડળ સાથે નોંધાયેલા વકીલોની ફીનો સમાવેશ થાય છે

આર સી માં જેમના નામ રહી ગયા છે તેઓને ફોરેનર્સ ટ્રીબ્યુનલ જયાં સુધી વિદેશી તરીકે જાહેર ન કરે ત્યાં સુધી તેઓની કોઇપણ સંજાગોમાં અટકાયત કરાશે નહિં ફોરેનર ટ્રીબ્યુનલને જ વિદેશી તરીકે જાહેર કરવાની સત્તા છે

રાજભવન ખાતે ગઈકાલે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં રાજ્યપાલ મલીકે યુવાનોને તેમના સારા ભવિષ્ય માટે આ સુવર્ણ તક ઝડપી લેવા અનુરોધ કર્યો છે